પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

પી

આ માટે શક્ય તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે

તેમણે શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાની પણ સરકારની ઇચ્છા વ્યક્ત કરી હતી

તેમણે લોકોને નદીની સ્વચ્છતા જાળવવા નદીના પટ્ટમાં દબાણો ન કરવા અને કામગીરીમાં ઝડપ આવે તે માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો

રાજકોટમાં મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું

નવનિર્મિત લાયધ્રેરીને શ્રી બાબુભાઈ વૈદ્ય અને મવડી ચોક નજીકના પુલને અટલ બિહારી વાજપાઈના નામ અપાશે

મુખ્યમંત્રીએ કહ્યું કે લાયબ્રેરી લોકોની માનસિક ભૂખ સંતોષીને આત્મ ચેતના જગાવે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના પાણી ગુજરાતને ન આપવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને નર્મદા વિકાસમંત્રી બુધેલના નિવેદનોને અત્યંત કમનસીબ ગણાવ્યા છે શ્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા ભાર પૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતના હિસ્સા મુજબનું પાણી ગુજરાત મેળવીને જ રહેશે મુખ્યમંત્રીએ કહ્યું કે અગાઉ પણ કોંગ્રેસની સરકારોએ નર્મદા મુદ્દે ગુજરાતને અનેક અન્યાય કર્યા છે

ત્યારે તેણે ડહોળવાનો પ્રયાસ મધ્યપ્રદેશ સરકારે ન કરવો જોઈએ નાયબ મુખ્યમંત્રી અને નર્મદા વિભાગના મંત્રી નીતિન પટેલે પણ મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રીના નિવેદનને બેજવાબદારીપૂર્વકનું અભ્યાસ વગરનું ગણાવ્યું છે તેમણે જણાવ્યું છે કે નર્મદાના પાણીની વહેંચણીમાં લેશ માત્ર ફેરફાર કરવાનો કોઈપણ રાજ્યને અધિકાર નથી ગુજરાતના હિસ્સાનું પાણી છોડવાનું મધ્યપ્રદેશ માટે બંધનકર્તા છે

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના નર્મદા મુદ્દે ધરણા આંદોલન અંગે ખૂબ તીખી પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસના ધરણામાં મૃત્યુ પામેલ સાથે સંવેદના કે લાગણી નહીં માત્ર પ્રિયંકા વાઢેરાની સાથે ગુજરાત કોંગ્રેસના નેતાગીરી ઉપસાવાના હેતુ વાળા પાટિયા દેખાય છે તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા પાણી અને વરસાદ માટે ભગવાનને હવન પૂજા કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ પ્રિયંકા વાઢરાની નેતાગીરી માટે ધરણા કરી રહી છે કોંગ્રેસે ખેડૂતોની મદદે આવવા મધ્યપ્રદેશ કોંગ્રેસ સરકારને યોગ્ય રજૂઆત કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાએ ગઇકાલે કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તેમની સાથે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી

પી નઙાએ આ મુલાકાત અંગે પરમધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે દેશની સ્વતંત્રતા ચળવડ તેમજ આઝાદી બાદ પહર જેટલા રજવાડાઓના વિલીનીકરણ માટે સરદાર પટેલનું યોગદાન ક્યારેય પણ ભૂલી શકાય તેમ નથી તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણના અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરી જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આધુનિક અને આઝાદ ભારતનું તીર્થસ્થાન બન્યું છે શ્રી નડ્રાએ કહ્યું કે આદિવાસી સમાજના લોકો સ્વાલંબી બની તે દિશાના પ્રયાસો સાથે સરકાર કટિબધ્ધ છે હજી પણ આદિવાસી સમાજની જરૂરિયાતો મુજબની સુવિધાઓ પૂરી પડાશે તેમણે આદિવાસી સમાજને દેશની કળા અને સંસ્કૃતિની જાળવણી માટે સતત પ્રતિબધ્ધ રહેવાની પણ હિમાયત કરી હતી મુલાકાતે સમય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે જ્યારે મંગળવારે મતગણતરી હાથ ધરાશે

સી પી તથા અપક્ષ મળી કુલ ચાર ઉમેદવારો હરીફાઈમાં છે

આ ભલામણોના અભ્યાસના આધારે દરેક રાજ્ય પાસેથી ભારત સરકારે સૂચનો મંગાવ્યા છે

આ પરિસંવાદમાં રાજ્યના શિક્ષણવિદો શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ શિક્ષકો આચાર્યો ઉપસ્થિત રહેશે આ પરિસંવાદમાં શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષક વિભાગમાં જૂથ ચર્ચા કરવામાં આવશે તેમાં ડ્રાફટમાં આપેલ ભલામણોની સાથે રાજ્યલક્ષી ઉપયોગી સૂચનો અને મુદ્દાઓની રજૂઆતો કરવામાં આવશે રાજ્યમાં ગઇકાલે વાતાવરણમાં પલટો આવતા લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે જૂનાગઢમાં ગઇકાલે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો જયારે પલાસવા પાદરીયા મોટી પાનેલી વિસાવદરમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તાપી જિલ્લાના કુંકરમુંડા અને સોનગઢ તાલુકામાં બે ઇંચ અને નિઝરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો

વરસાદના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે તો લોકોને ગરમીમાંથી રાહત મળી છે આણંદ જિલ્લામાં ગઇકાલે સાંજે વરસાદી ઝાપટાં પડયા હતા આણંદમાં ગઇકાલે આશરે પોણા ઇંચ જેટલો વરસાદ પડયો હતો હવામાન વિભાગે આગામી બે દિવસોમાં દક્ષિણ ગુજરાત દમણ દાદરા નગર હવેલી ખાતે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે આ સાથે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા પાટણ ખેડા અમરેલી રાજકોટ ગીરસોમનાથ જિલ્લાઓમાં કેટલાક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની સંભાવના છે